અમદાવાદ માં તકેદારી ના ભાગરૂપે રજા આપવા પેલા કોરોના રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હવે અમદાવાદ માંજ તેમની સારવાર કરવામાં આવશે

નેહ્લ ઠક્કર કચ્છ તીડ આક્રમણ કચ્છ પંથક માં તીડ નું આક્રમણ બનાસકાંઠા તરફથી થઈ શકે છે તેવી અગમચેતી નો સંદેશ મળતા ખેડૂતો ને સાબદા રહેવા જણાવવા માં આવ્યું છે ભુજ ખાતે કાર્યરત તીડ નિયંત્રણ કચેરી ના અધિકારી એ

બારૈયા એ જણાવ્યું છે કે રણકાંધી ના ગામડા ના સરપંચ અને ગ્રામ સેવક સાવચેત રહે અને તીડ દેખાય કે તરત ખેતીવાડી ખાતા ને જાણ કરે

આ વચ્ચે રાજય સરકારે ખેડુતો માટેના એક્ટમાં સુધારોને તેમને કોઈપણ જગ્યાએ ઉપજ વેચવાની છુટ આપી છે

રાજયમાં અત્યારે નવી ગાઈડ લાઈન્સ મુજબ હવે રાજ્યમાં કોઈપણ જગ્યાએ પાકને વેચી શકે છે એપીએમસીને પોતાના યાર્ડની બહાર હવે કોઈ પાવર નહી રહે

નેહ્લ ઠક્કર પાણી પુ રવઠા મંત્રી રાજ્યના પાણી પુ રવઠામંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કચ્છ પ્રવાસના બીજા દિવસે અબડાસા નખત્રાણા માંડવી અને મું દરા તાલુકાના હેડવર્ક્સની મુલાકાત લીધી હતી તેમણે કચ્છીજનોને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે જિલ્લામાં પાણી પુ રવઠા વિભાગના અધિકારીઓ સાથે વિવિધ સ્થળોએ આવેલા પમ્પિંગ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું નેહ્લ ઠક્કર આદિપુ ર સિંધી પુ રસ્કાર નવી દિલ્ફી સ્થિત અને માનવ સંસાધન મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષનાં ઉત્તમ પુસ્તકો પરના પુ રસ્કારો જાહેર કર્યા છે આ યાદીમાં સિંધી હોમ ટાઉન એવા આદિપુર ના બે સિંધી સાહિત્યકારોનો પણ સમાવેશ કરાથો છે

ઉલ્લેખનીય છે કે શ્રી ખિલવાણી આકાશવાણી ભુજના પણ માન્ય નાટક કલાકાર છે